આ બેઠકમા બન્ને નેતાઓએ દવીપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વિક મુદદાઓ પર વ્યાપક રૂપ વિચારોની આપ લે કરશે અને ભારત વિયેતનામ વ્યાપક વ્યુહાત્મક ભાગીદારીના વિકાસ માટે ચર્ચા કરશે

વિયેતનામના ઉપરાષ્ટપતિ સશ્રી દાંગથી નૈકથિક આ વર્ષ ફેબ્રુઆરીમાં ભારતની સતાવાર મુલાકાત આવ્યા હતા નેહલ ઠકકર નીતિન પટેલ ઈન્ટર્ન ડોકટર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહયું છ કે રાજયમાં ઈન્ટર્ન ડોકટરોને કોરોના કાળમાં કામગીરી કરવા બદલ દર મહિને વધારાનું પાંચ હજાર રૂપિયાન પ્રોત્સાહક ભથ્થું ચુકવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે તબીબી પ્રતિનિધિઓ સાથેની સુખદ બેઠક બાદ મીડિયા ન માહિતી આપતા જણાવ્યું હતું કે રાજયની સરકારી અને જી

તેમાં કોઈ વધારો કરાયો નથી પ્રોત્સાહકરૂપે આ પ હજાર રૂપિયાનું વધારાનું મહેનતાણું સ્ટાઈપેન્ડ ઉપરાંત ચુકવવામાં આવશે

આ કેસમાં ધરપકડ કરાયેલા છ પાકિસ્તાની નાગરિકો અને એક ભારતીય નાગરિકોની એનઆઈએ ની અમદાવાદ વિશેષ અદાલત સમક્ષ આરોપી જાહેર કરવામાં આવ્યા હતા સત્રોના જણાવ્યા અનુસાર આ કેસ ભારતોય દંડસહિતાગેરકાયદેસર પ્રવૃતિઓ અધિનિયમ નાર્કોટિક ડગ્સ અને એનડીપીએસ એકટની અનેક કલમો હેઠળ દાખલ કરવામા આવેલ છ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 નેહલ ઠકકર રાજય ઃ કોરોના ઃ રાજયમા છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે

તેઓ રંગમંચ ઉપરાંત રેડીયોના નાટય કલાકાર હતા

કે ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે સંકલન સફ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને ભુજ ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યે ભુજ ગાંધીધામની પાણીના પ્રશ્ને સંદર્ભે કલેકટરશ્રી સમક્ષ રજુઆત કરતા પાણી વ્યવસ્થા બાબતે ચોક્કસ તાત્કાલિક અને આયોજનબધ્ધ કામગીરી માટે ઉચિત પગલાં ભરવા રજુઆત કરી ફતી સત્વરે પાણી સમસ્યાના નિરાકરણ માટે બંને મફાનુભાવો અને કલેકટરે પણ સબંધિત કચેરી અને અધિકારીઓને તાકિદ કરી હતી

કલેકટરશ્રી પ્રવિણા ડી કે દ્વારા પાણી પ્રશ્ને અગ્રતા આપી સત્વરે એકશન લેવા સબંધિતોને તાકિદ કરી હતી જવાબદારો પ્રત્યે પગલાં ભરવા પણ તેમણે જણાવ્યું હતું